પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના અધ્યક્ષ પદે દિલ્હીમાં યોજાઇ રહેલી ઉચ્યસ્તરીય બેઠકમાં દેશમાં કોવિડને લગતા મુદ્દાઓ અને રસીકરણની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે

વિધાનસભા યૂંટણીના ત્રીજા તબક્કા માટેનો જાહેર પ્રચાર આજે પૂરો થશે

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં માઓવાદી હુમલામાં શહીદ થયેલા સૈનિકોની સંખ્યા વધીને

સમગ્ર વિશ્વની સાથે દેશમાં ઇસ્ટર પર્વની આસ્થા સાથે પરંપરાગત ઉજવણી કરવામાં આવી રહી છે

પોલ સહિત તમામ ઉચ્ય અધિકારીઓ હાજર રહ્યા છે

વેંકૈયા નાયડુએ નવી દિલ્હીના એઈમ્સ ખાતે આજે કોવિડ રસીનો બીજો ડોઝ લીધો શ્રી નાયડુએ દેશના કેટલાક ભાગોમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિએ બધી કાળજીપૂર્વક બધી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ તેમ અનુરોધ કર્યો

મહારાષ્ટ્ર કર્ણાટક છત્તીસગઢ દિલ્હી તમિલનાડુ ઉત્તર પ્રદેશ પંજાબ અને મધ્યપ્રદેશ સહિત આઠ રાજ્યોમાં દૈનિક નવા કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે

રાત્રી કરફયુ લાદવામાં આવશે તે જિલ્લાઓમાં સંભલપુર સુંદરગઢ નૌપાડા કલહાંડી નવરંગપુર કોરાપૂટ અને મલકનગીરીનો સમાવેશ થાય છે આવશ્યક કામગીરી વિના સંબંધીત જિલ્લાઓમાં મુક્ત હેરફેર કરી શકાશે નહીં જિલ્લા કલેકટરોને વધુ નિયંત્રણો લાદવાની પણ મંજુરી અપાઇ છે

તમિલનાડની કન્યાકુમારી લોકસભા બેઠક અને કેરળની મલ્લાપૂરમ લોકસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે પણ છઠ્ઠી એપ્રિલે મતદાન થશે

આ યોજનામાં મહિલાઓ તથા અનુસૂચિત જાતિ અને અનસૂચિત જનજાતિના વર્ગના ઉદ્યોગસાહસિકો પોતાના ઉદ્યોગ વ્યવસાયો શરૂ કરી શકે તે હેતુથી પ્રોત્સાહન અપાય છે

આવા કરદાતાઓ વસ્તુઓની હેરફેરને લગતી ઇનવોઇસ હવેથી ત્રિમાસિક રિટર્નમાં જાહેર કરી શકશે

સેનાની વધારાની ટુકડી ઘટના સ્થળે ગુમ થયેલ સૈનિકોની શોધખોળ કરી રહી છે

માઓવાદી હ્મલામાં શહીદ થયેલા સૈનિકોની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે ગઈકાલે રાત્રે બે ઇજાગ્રસ્ત સૈનિકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે

જેમાંથી સાતની હાલત નાજુક હોવાથી હેલીકોપ્ટર દ્વારા રાયપુર લઈ જવાયા છે ગઈ મોડી રાત્રે બીજપુરના જાગરગુંડા વિસ્તારમાં શોધ અભિયાન દરમિયાન માઓવાદીઓએ સુરક્ષા દળની સંયુક્ત ટીમને ઘેરી હુમલો કર્યો હતો

આ પવિત્ર તહેવાર પાછળ લોક માન્યતા છે કે ઈસુ ખ્રિસ્તનું આજે પુનરાગમન થયું હતું તેથી ગુડ ફાઈડે પછીનો રવિવાર ઇસ્ટર તરીકે ઉજવાય છે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે લોકોને શૃભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિ કોવિંદે તેમના સંદેશમાં કહ્યું કે પ્રભુ ઈસુ માનવતા ક્ષમા બલિદાન કરુણા અને સત્યના પ્રતીક છે તેમનું જીવન શાંતિ પ્રેમ અને એકતા શીખવે છે ઉપરાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું કે ઈસુ મસીહાએ પ્રેમ શાંતિ કરુણા અને ક્ષમા દ્વારા જીવનમૂલ્યોની પ્રેરણા આપી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સામાજિક સશક્તિકરણ પર પ્રભ્ ઈસુનો સંદેશો દુનિયાભરના લાખો લોકોને પ્રેરણા આપે છે

તેમણે શોક સંદેશામાં જણાવ્યું છે કે સદગત શ્રી ઝાલાએ ગુજરાત અને રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી છે સમાજ સેવા તથા પર્યાવરણના રક્ષણ અંગેની પ્રતિબદ્ધતા માટે તેઓ હંમેશા યાદ રહેશે